સાણંદ પંથકમાં વિરોચનનગરમાં મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે

ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયોલિન્ક વડે જી

ઈ સેકટરથી જ ગુજરાત આત્મનિર્ભરતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકશે

વસાહતોથી જલોત્રા બનાસકાંઠાનો માર્બલ કટીંગ પોલીશીંગ ઉદ્યોગ જામનગરનો બ્રાસ ઉદ્યોગ મોરબીનો સિરામિક ઉદ્યોગ કડજોદરા ગાંધીનગરનો ફૂડ એગ્રો ઉદ્યોગ પાટણનો ઓટો એંસિલરી ઉદ્યોગ નાગલપર રાજકોટનો મેડિકલ ડિવાઇસ ઊદ્યોગ તથાઆણંદ અને મહિસાગરના ઇજનેરી ઉદ્યોગોને લાભ થશે

સાણંદ પંથકમાં ઓટોમોબાઇલ હબ નજીક વિરોચનનગરમાં ભારતનો સૌથી મોટો મલ્ટી મોડેલ લોજિસ્ટીક પાર્ક સ્થપાશે ગાંધીનગર ખાતે ગઇકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતીમાં રાજ્ય સરકાર અને અદાણી પોર્ટ એન્ડ એસ

ઝેડ લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર ગઇકાલે સંપન્ન થયા હતા

સમજૂતી કરાર ઉપર રાજ્ય સરકાર વતી અધિક મુખ્ય સચિવ એમ

ગુજરાતના તમામ મુખ્ય બંદરો સાથે રેલ્વે સડક અને હવાઈ માર્ગે સીધું જોડાણ આ અદ્યતન લોજિસ્ટિક પાર્કથી ઉપલબ્ધ બનશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે કાયદો વ્યવસ્થા ઉત્તમ હોય તે બાબત વિકાસની પ્રાથમિક શરત હોવાથી નાગરિકોની શાંતિ સલામતીજ ભાજપ સરકારની પ્રાથમિક્તા છે ગાંધીનગર ખાતે ગૃહ ખાતાની કામગીરીથી પત્રકારોને વાકેફ કરતી વખતે તેમણે આમ જણાવ્યુ હતું પોલીસ ખાતામાં આર

સેલ બંધ કરવા જેવી મહત્વની જાહેરાત કરવા સાથે તેમણે ઉમેર્યું હતું કે ભષ્ટ્રાયાર નાથવા માટે એ

બીને ટેકનોલોજીકલ અપગ્રેડેશન વડે મજબૂત કરાશે

આઝાદીની ચળવળમાં આગવું સ્થાન ધરાવતાં નેતાજી સુભાષયંદ્ર બોઝની જન્મજયંતીની આજે બારડોલી તાલુકાના હરિપુરા ખાતે પરાક્રમ દિવસ તરીકે ઉજવણી થશે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સુભાષબાબુની જયંતીની શાનદાર રીતે ઉજવણી કરવાનું આયોજન થયું છે

તે વખતનાં વાંસદાતા રાજા ઇન્દ્રસિંહજીએ નેતાજીના સ્વાગતમાં રથ તૈયાર કરીને હરિપુરા ગામે મોકલ્યો હતો જેમાં બેસીને નેતાજી અધિવેશનમાં આપ્યા હતા

દિલ્હીમાં ઉજવાનાર રાષ્ટ્રીય કક્ષાના પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લોમાં અસાધારણ શીલ્પકલાને પરિચય આપતા મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ રજૂ થશે

મોઢેરાના સૂર્યમંદિરના ટેબ્લોની સાથે બાર મહિલા કલાકારો ટિપ્પણી નૃત્ય પ્રસ્તુત કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ સામે ગુજરાતનો પ્રતિભાવ અંગે તૈયાર કરાયેલા અહેવાલનું વિમોચન કરતા કહ્યું કે આ અહેવાલ બીજા રાજ્યો તથા અન્યોને પ્રેરણારૂપ નિવડશે

અત્યાર સુધી રાજ્યમાં એકપણ વ્યક્તિને રસીના કારણે ગંભીર આડઅસર થઈ નથી